આજે બેંગલુરૂ ટેક સંમેલનનું વરર્યુઅલ માધ્યમથી ઉધ્ધાટન કાર્ય બાદ શ્રી મોદી એ કહ્યું કે ભારતમાં શોધાયેલાં તકનીકી ઉપાયોને વિશ્વ સુધી પહોંચાડવાનો સમય આવી ગયો છે આ માહિતી યુગમાં ભારત હરણફાળ ભરવા સજ્જ છે પ્રધાનમંત્રી એ કહ્યું કે ભારત પાસે સર્વશ્રેષ્ઠ પ્રતિભા અને સૌથી મોટું બજાર છે પ્રધાનમત્રીએ વિશ્વનાં ધારાધોરણ પર ખરા ઉતરતાં ભારતીય ઉત્પાદનોનો ઉલ્લેખ કરતાં યુપીઆઈ પ્લેટફોર્મનું ઉદાહરણ ટાંક્યું હતું શ્રી મોદીએ કહ્યું કે યુપીઆઈ પ્લેટફોર્મ જેવું જ પ્લેટફોર્મ રાષ્ટ્રીય ડીજીટલ સ્વાસ્થ મિશન માટે તૈયાર કરાઈ રહ્યું છે શ્રી મોદીએ કહ્યું કે આયુષ્યમાન ભારત જેવી આરોગ્ય વીમા યોજના ગરીબો વીજળી પહોંચાડવી કે તેમને આવાસ ઉપલબ્ધ કરવવા આ તમામ યોજનાની ઝડપી કામગીરી માટે તકનીકી સમાધાન કાઢવું તે સરકારની નીતી છે પ્રધાનમંત્રીએ આઈટી નવીનીકરણ અને અન્ય તકનીકી ઉધોગોને ઉદાર નીતીનું આશ્વાસન આપ્યું છે પ્રધાનમંત્રીએ યુવા પ્રતિભાઓને ડેટા અને આઈટી આધારીત ઉત્પાદનોની સુરક્ષા માટે મજબૂત સાયબર સમાધાન શોધી કાઢવા આહ્નવાન કર્યું ઓસ્ટ્રીલીયાનાં પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન અને સ્વિઝલેન્ડનાં ઉપરાષ્ટ્રપતિ ગાય પરમિલન આ સમારોહમાં વિડીયો માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતા

ભારત લકઝમબર્ગ શિખર સંમેલનને વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે લોખંડ નાણાકીય ટેકનોલોજી ડીજીટલ સહિતનાં ઘણા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સારી સહભાગીતા છે પરંતુ હજુ પણ આ ક્ષેત્રોમાં સહ્યોગની ઘણી સંભાવનાઓ છે શ્રી મોદીએ કોરોના રોગચાળા દરમ્યાન કુશળ નેતૃત્વ માટે લકઝમબર્ગનાં પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતાં ઉલ્લેખનીય છે કે છેલ્લા દશકમાં ભારત લકઝમબર્ગ વચ્ચે આ પ્રથમ બેઠક છે

આ દિવસે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને લોકોને શૌચાલયને ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે એક સંદેશામાં ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈકેયા નાયડુએ કહ્યું છે કે સાફસફાઈમાં બેજવાબદારીથી કુપોષણની સમસ્યા ઉદભવે છે અને તેનાથી બિમારીઓ ફેલાવોનો ખતરો વધી જાય છે વિશ્વ શૌચાલય દિવસ પર ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈપણ સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્ર માટે સ્વચ્છતા અને સાફસફાઈને પ્રાથમિકતા આપી જરૂરી છે તેમણે ખુલ્લામાં શૌચથી મુક્ત ભારત માટે લોકોએ કરેલા સંક્લ્પને ફરીથી દોહરાવવા અનુરોધ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ શૌચાલય દિવસ પર કહ્યું કે ભારતે બધા માટે શૌચાલયનાં પોતાની પ્રતિબધ્ધતા ઉપર દઢતાથી અમલ કર્યો છે એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં આપણે કરોડો ભારતવાસીઓને સ્વચ્છ શૌચાલય ઉપલબ્ધ કરાવવાની ઉપલબ્ધી હાંસલ કરી છે શ્રી મોદીએ કહ્યું કે આનાથી અમને અને ખાસ કરીને નારીશક્તિને સન્માન અને અન્ય આરોગ્ય સંબંધી લાભ થયા છે

જમ્મુનાં પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે આ અંગે માહિતી આપ્તાં જણાવ્યુ કે જમ્મુ કાશ્મીર પોલીસ સી આર પી એફને સાંબા સેન્ટરથી આતંકવાદીઓની ચહલપહલ અંગે બાતમી મળી હતી આતંકવાદીઓ જે ટ્રકમાં સંતાયા હતા તે ટ્રકને આજે સવારે તપાસ માટે રોકવામાં આવ્યો હતો જોકે આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો અને ગ્રેનેટ ફેક્યા હતાં આતંકવાદીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતાં ત્યારે અથડામણમાં તમામ ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા

શ્રી સિંહે કહ્યું કે આ આતંકવાદીઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટા પાયે હ્મલો કરવાની ફિરાકમાં હતાં

જી પી એ કહ્યું કે ટ્રકચાલાક ઘટનાસ્થળેથી ભાગી છુટ્યો છે અને તેને પકડવા માટે શોધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે અથડામણમાં બે પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે

મૃત્યુ પામેલા આતંકવાદીઓની ઓળખ અંગે માઠ્દીતી મેળવવામાં આવી રહી છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે નેશનલ સેન્ટર ફોર ડિસીઝના નિદેશક ડોકટર એસ

સિંહના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની ટીમ ગુજરાતમાં મોકલી છે આ ટીમ મોટી સંખ્યામાં કોવિડના કેસ ધરાવતા જીલ્લાઓની મુલાકાત લેશે અને યુસ્ત કન્ટેન્મેન્ટ સર્વેલન્સ પરિક્ષણ સંક્રમણ નિવારણ માટે તેમજ પોઝીટીવ કેસના કાર્યદક્ષ તબીબી વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે સહાય કરશે કેન્દ્રિય ટીમો સમયસર નિદાન અને ફોલોઅપ સંબંધિત પડકારોનું અસરકારક રીતે વ્યવ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત હરિયાણા રાજસ્થાન મણિપુરમાં પણ ટીમો મોકલી છે

અમદાવાદ મહાનગરપાલીકાનાં કમિશનર રાજીવ કુમાર ગુપ્તાએ આ અંગે માહીતી આપતા કહ્યું કે કોરોનાનું સંક્રમણ વધુ ન વધે તે માટે અગમચેતીનાં પગલાં રૂપે રાત્રે કફર્યું લગાવવાનો નિર્ણય લેવાયો છે તેમણે શહેરીજનોને માસ્ક પહેરવા સામાજીક અંતર જાળવવા તથા વહીવટીતંત્રની કાર્યવાહીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે શ્રી ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે સરકારી તથા ખાનગી હોસ્પીટલોમાં વધારાની પથારીઓ એમ્બ્રલન્સ તથા ડોક્ટરોની ફાળવણી કરાઈ છે

ડોકટર હર્ષવર્ધને ફિક્કીના એક કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બોલતાં કહ્યું છે કે રસીના વિતરણ માટે એક અસ્થાયી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે

ચેન્નાઈનાં રાજભવનમાં જળસંરક્ષણ વિષય પર આયોજીત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે પાણીનું પ્રત્યેક ટીપું બચાવવા દરેક નાગરીકે જળયોધ્ધા બનવું જોઈએ

શ્રી નાયડુએ ખેડૂતોને ઓછું પાણી વપરાય તેની સિંચાઈ પધ્ધતિઓ અપનાવવા સંકલ્પ કરવા જણાવ્યું તેમણે જળ સંશાધનોને દૂષિત થવાની બચાવવાનાં ઉપાયો વરસાદીનાં પાણીનો સંગ્રહ અશુધ્ધ પાણીનું શુધ્ધિકરણ વગેરે જેવા ઉપાયો અપનાવવા અનુરોધ કર્યો

તેમણે કહ્યું કે છઠ પૂજા દરમ્યાન લાખો લોકો એકસાથે પાણીમાં જઈને પૂજા કરે તો તેમાંથી એકને પણ કોરોના થયો હોય તો અન્ય તમામ લોકો પણ કોરોનાથી સંક્રમિત થવાનો ભય છે એટલે કેટલાંક રાજ્ય સરકારોએ સાર્વજનિક તળાવોમાં છઠ્ઠ પૂજા કરવા માટે મનાઈ ફરમાવી છે

બેઠક પછી એક ટ્વીટ સંદેશમાં કેજરીવાલે કહ્યું કે બેઠકમાં તમામ પક્ષોનો સહકાર માંગવામાં આવ્યો